યુ વાનોને કોઇ પણ સરકારી સેવાની ભરતી માટે નેશનેલ્ રિકુટમેન્ટ એજન્સીરાષ્ટ્રિય ભરતી સંસ્થા દ્વારા એકજ પરિક્ષા કોમન એલીજીબીલીટી ટેસ્ટ આપવાની રહેશે એના પરિણામે યુ વાનો ના સમય નાણાં બચશે મહેનત ઓછી કરવાની થશે તેમજ માનસિક તનાવ પણ ઓછી થશે

એટલે કોઇ પણ યું વાને એકવાર પરિક્ષા આપ્યા બાદ બીજીવાર પરિક્ષા આપવાની જરૂર નહિ રહે સાથે સાથે એ પણ સેગવડતા આપાઈ છે કે જો કોઇ યુ વાનને વધુ માર્ક મેળવવા હોય તો એ બીજીવારે પરિક્ષા આપી શકે અને જે માર્ક વધારે હશે તે ધ્યાનમાં લેવાશે કોમન રજિસ્ટ્રેશન પોર્ટલ કોમન સિલેબસનો પણ આ કોમન એલીજીબીલીટી ટેસ્ટમાં ઉપયોગ કરાવવાનો છે એટલે યુ વાધનને અલગ અલગ પરિક્ષા માટે અલગ અલગ જગ્યાએ રજિસ્ટ્રેશન પરિક્ષા ફી વધારે અભ્યાસક્રમ મટિરીયલ બધામાંથી મુકિત મળશે કલ્પના શાહ મહેસુલી પ્રક્રિયા સરળીકરણ રૂપાણી સરકારે મહેસુલી પ્રક્રિયા સરળીકરણ માટે નક્કી કર્યુ છે કે જમીન તકરારી નોંધની અપિલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઈ શકશે અગાઉ મામલતદાર કક્ષાએ સુનાવણી બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેક્ટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી આમ ત્રણ તબક્કે અપિલને બદલે હવે પ્રાંત અધિકારી અને કલેક્ટર એમ બે કક્ષાએ અપીલનો નિયમ લાગુ કરી વહીવટી કામ ઘટાડાયુ છે મહેસુલ વિભાગે આ અંગેનું પ્રાથમિક જાહેરનામુ બહાર પાડયુ જેથી જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્મય થઈ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે કલ્પના શાહ જિલ્લારાજયમાં કોરોના સ્થિતિ જિલ્લામાં બે ત્રણ દિવસના આંશિક ઘટાડા બ્રાદ ગઈકાલે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી વધારો જોવા મળ્યો છે

ગઈકાલે પ્રારંભ થયેલી આ પ્રક્રિયા અંતર્ગત્ એક જ દિકરી હોય તેવા પરિવારની દિકરી આંગણવાડીના બાળકોને પ્રાથમિકતા સહિતના એગ્રતાક્રમના ધારાધોરણ પ્રમાણે પ્રવેશ અપાશે